સૌપ્રથમવાર મળેલી આ બેઠકની અધ્યક્ષતા નીતિ પંચના સભ્ય ડોક્ટર વી

પોલે કરી હતી

બેઠકમાં નિષ્ણાંતો દ્વારા રસીકરણ પ્રક્રિયા રસીની પારદર્શક વિતરણ વ્યવસ્થા ઉપરાંત અમલીકરણ પદ્ધતિ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી તેમણે દેશમાં કોવિડ રસી માટે ઉમેદવારોની પસંદગીના માર્ગદર્શન આપતા વ્યાપક પરિમાણો પર ચર્ચા કરી હતી તેમણે રાષ્ટ્રીય તકનીકી સલાહકાર સમિતિની સ્થાયી તકનીકિ પેટા સમિતિ પાસે આ બાબતે સલાહ્ માંગી હતી

તેમણે રસીકરણ માટે સમાજના વિવિધ વસ્તીવાળા વર્ગોને પ્રાથમિકતા આપવા સંબંધી માર્ગદર્શક સિધ્ધાંતો પર ચર્ચા કરી

નિષ્ણાંતો દ્વારા રાજ્યોને ખરીદી માટે અલગ માર્ગ ના અપનાવવા સલાહ આપવામાં આવી હતી

દેશમાં પરિક્ષણ પ્રયોગશાળાઓનું નેટવર્ક સતત મજબૂત બનાવવામાં આવી રહ્યું છે

એક દિવસમાં કોવિડ સંક્રમણથી સાજા થવાના દર અંગે પણ દેશમાં એક નવો કિર્તિમાન સ્થાપિત કર્યો છે

તા

જેમાંથી એક લાખ લોકોનું ધિરાણ પણ મંજુર કરી દેવામાં આવ્યું છે આ યોજનાથી લાટી અને ગલ્લાવાળાઓમાં બહ્ જ ઉત્સાહ્ જોવા મળી રહ્યો છે કારણ કે તેમને લૉકડાઉન બાદ પોતાનો વ્યવસાય ફરીથી શરૂ કરવા માટે સસ્તા દરે ધિરાણ આપવામાં આવી રહ્યું છે આ યોજના અંતર્ગત એક વર્ષ માટે દસ હજાર રૂપિયાનું ઘિરાણ કોઈપણ જાતના જામીન વગર આપવામાં આવી રહ્યું છે આના સિવાય આ લોકોને ધિરાણ નિયમિત યૂકવવા બદલ વ્યાજમાં સાત ટકા વાર્ષિક દરે સબસીડી આપવામાં આવશે ડિજીટલ લેવડદેવડ કરવાવાળાઓને એક હજાર બસો રૂપિયાનું કેશબેક મળશે આ યોજના આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત આવાસ અને શહેરી વિકાસ મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવેલી છે આ યોજનામાં બિન બેન્કિંગ નાણાંકીય કંપનીઓ અને લધુ નાણાંકીય સંસ્થાઓને ઘિરાણ આપનાર સંગઠનના રૂપે નિર્ધારિત કરવામાં આવેલ છે

ચાર દાયકા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન સરકારે ભૂતપૂર્વ સૈનિકો માટે એક રેન્ક એક પેન્શનની જાહેરાત કરી

આમાં સ્વદેશી ક્ષમતા પર નિર્ભરતાની સાથે સશસ્ત્ર સૈન્યને સુદૃઢ બનાવવા માટે મદદ મળશે અને આત્મનિર્ભર ભારતની પહેલને પ્રોત્સાહન મળશે અમારા સંવાદદાતાના જણાવ્યા મુજબ સરકાર ભારતને ડિઝાઇનથી લઈને નિર્માણ સુધી સંરક્ષણ અને એરો સ્પેસ જેવા ક્ષેત્રોમાં વિશ્વના અગ્રણી દેશોમાં સામેલ કરવા ઇચ્છ છે

આ વર્ષનો વિષય છે વૈશ્વિક ગતિવિધિઓમાં યુવાઓની પ્રતિબદ્ધતા

વૈકેંયા નાયડુએ વિશ્વના યુવાઓને અપીલ કરી છે કે તેઓ વધુ સમાન અને સતત વિશ્વ બનાવવા માટે સક્રિય પરિવર્તનકારી એજન્ટ બને તેમણે ભારતના યુવાનોને પણ જાતિ અને સ્ત્રી પુડુષના ભેદભાવ જેવા કેટલાંક સામાજિક કુરિવાજો દૂર કરવા માટે આગળ આવવાની અપીલ કરી છે

માહિતી અને પ્રસારણ મંત્રી શ્રી પ્રકાશ જાવડેકરે કહ્યું છે કે આ દિવસ યુવાનોની પ્રતિબધ્ધતા અને ભાગીદારી સુનિશ્ચિત કરવા અંગે જાગૃતિ ઊભી કરવાની તક પૂરી પાડશે

શ્રી શાહે કહ્યું છે કે યુવાનો કોઈપણ દેશની સૌથી મોટી શક્તિ અને સંપત્તિ હોય છે ભારતની પાસે વિલક્ષણ મહત્વાકાંક્ષી અને કૌશલ્યથી સભર યુવા શક્તિ છે